સંકલિત આયોજીત અને આર્થિક રીતે વિકસી રહેલું આસિયન સંગઠન ભારતના પાયાગત ફીતમાં છે પ્રધાનમંત્રીએ ઉમેર્થું હતું કે આ ભાગીદારીને જમીન માર્ગ જળ માર્ગ અને હવાઇ સંપર્ક વધારવાની સાથે ડીજીટલ જોડાણથી વધુ સુદ્દઢ બનાવવા ભારત કટીબધ્ધ છે

શ્રી મોદીએ કહ્યું હતું ભારત અત્યારે મૂડીરોકાણ માટે વિશ્વના સૌથી માનીતાં અર્થતંત્રોમાનું એક છે તેમણે જણાવ્યું હતું કે ભારત હાલ પરિવર્તનના તબક્કામાંથી પ્રસાર થઇ રહ્યું છે અને તેણે ચીલાયાલુ તથા અમલદારશાહી પધ્ધતિએ કામ કરવાનું બંધ કરી દીધું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કરવેરાના ક્ષેત્રે ભારતે નોંધપાત્ર કામ કર્યું છે અને હાલ ભારતમાં સૌથી વધુ લોકસાનુકૂળ કરવેરા વ્યવસ્થા છે આજના ભારતમાં મહેનતકશ કરદાતાના યોગદાનને પ્રોત્સાહિત કરાય છે શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તેમની સરકારે કરદાતાને રુબરુ જવું જ ન પડે તેવી કરઆકરણી શરુ કરી છે અને હવે સ્વનિર્ણય કે હેરાનગતિને કોઇ અવકાશ નથી વિશ્વબેંકના અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં ધંધા વ્યવસાયની સરળતામાં ભારતે ઘણો સુધારો કર્યો છે ભારત હવે પાંચ દ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનવાનું સપનું સાકાર કરવા જઇ રહ્યું છે

આ કાર્યક્રમમાં બોલતાં આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વમાં ભારતનો દરજ્જો વધાર્યો છે અને દેશમાં કેટલીયે કલ્યાણ યોજનાઓ શરુ કરી છે શ્રી બિરલાએ ઉમેર્યું હતું કે સ્ટાર્ટ અપ સાનુકુળ વાતાવરણ ઉભુ કરનારો અમેરીકા અને ચીન પછી ભારત ત્રીજો દેશ છે

વિરાટ કોહલીને આરામ અપાયો છે તેથી ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા રહેશે

ઓપનર તમીમ ઇકબાલ પણ ટીમમાંથી ખસી ગયા છે આકાશવાણી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ આજે સાંજના સાડા છ વાગ્યાથી હિંદી અને અંગ્રેજીમાં પ્રસારીત કરશે

રેઇનબો તથા વધારાની ફિક્વન્સીઓ પરથી સાંભળી શકશો